ગુજરાતમાથી ચૂંટાયેલા જે યાર સભ્યોનો કાર્યકાળ નવમી એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થાય છે ભાજપ ના સભ્યોમાં યુનીભાઈ ગોહિલ શંભુ પ્રસાદ ટૂંડિયા અને લાલસિંહ વાડોદીયાનો સમાવેશ થાય છે જ્યારે કોંગ્રેસ તરફથી મધુસૂદન મિસ્ત્રી નિવૃત થઈ રહ્યા છે

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ વી મહાલેના જણાવ્યા અનુસાર કેનાલનું સમારકામ પૂર્ણ થતા નવી કેનાલો તૈયાર થઈ ગઈ હોવાથી હવે કેનાલોમાં પાણી લીકેજ થશે નહીં ઉનાળાની શરૂઆત થતાં ખેડૂતોની જરૂરિયાત અને માંગ પ્રમાણે તબક્કાવાર કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

જેમાં ગુજરાતના પ્રથમ આદર્શ ગામના પુસરીના પૂર્વ યુવા સરપંચ હિમાંશુભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા

આ પ્રસંગે હિમાંશુભાઈ એ જણાવ્યું હતુંકે વિયારોનું બીજ સૌથી મજબૂત હોય છે કોઈપણ સારા કામની શરૂઆત એક સારા વિચારથી થતી હોય છે

વરસાદી ઝાપટાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર ચિંચલી વઘઇ સહિત અન્ય વિસ્તારોમાં આજે સવારે વરસાદી ઝાપટાં પડ્યાં હતા સવારથી વાતાવરણમાં પલટો આવી વાદળો ઘેરાઇ ગયાં હતાં અને સવારમાં અમુક વિસ્તારોમાં ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડયું હતું ડાંગ જિલ્લામાં હાલે ગત રોજથી ડાંગ દરબાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મેળામાં આવેલ નાના મોટા વેપારીઓ એ વરસાદને કારણે મુસીબત ઉઠાવવાનો વારો આવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં ફાલ બટાટા કાઢવાની શરૂઆત કરવામાં આવી છે તો મોટા ભાગના બટાટા ફજુ ખેતરમાં જ છે સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરની મહિલા કાર્યકરોની ટીમ શોષિત પીડિત સામાજીક અન્યાયનો ભોગ બનેલી મહિલાઓની સમસ્યાઓનો સંવેદના અને કુનેહ્પૂર્વક ઉકેલ લાવી રહી છે

ની ટુકડી દ્વારા યોજાઇ ગયો

ગુજરાત મેરીટાઇમ બોર્ડ કોસ્ટ ગાર્ડ અને માછીમાર સંઘ ના હોદ્દેદારો આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા કોરોના દાહોદ જિલ્લામાં કોરોના વાયસરના સંભવિત ખતરાને ઉગતો જ ડામવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે કલેક્ટરની સૂચના બાદ જનરલ હોસ્પિટલમાં કોરોનાના સંભવિત કે શંકાસ્પદ દર્દીની સારવાર માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે આ વાયરસ સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે એટલે હાથને સેનિટાઈઝર અથવા સાબુથી સારી રીતે ધોવા જણાવવામાં આવ્યું છે